મુખ્યમંત્રીએ તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સાથે સોમનાથ મંદિર ખાતે ધ્વજાપુજા કરીને ધ્વજારોહણ તેમજ વીર શહીદ હમીરજી સ્મારકને પુષ્પ અર્પણ કર્યા હતા આ પ્રસંગે તેમણે કહ્યું કે આસ્થાના કેન્દ્ર સમાન સોમનાથ મંદિરના અવિરત વિકાસ માટે સોમનાથ ટ્રસ્ટની સાથે રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગ કટિબધ્ધ છે તાજેતરમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષપદે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પસંદગી થઈ છે તેમની દિર્ધદ્રષ્ટિથી સોમનાથ મંદિરનો જયજયકાર થશે

મુખ્યમંત્રીએ માછીમારી સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી

આજે રાજકોટમાં અનેક વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમૂહૂર્ત મુખ્યમંત્રી દ્વારા થયા છે રાજકોટ શહેરના મધ્યભાગમાં આવેલ આ બ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યા હળવી થઇ છે જેથી વાહનચાલકો અને રાહદારીઓનો સમય બચશે આમ રાજકોટની પ્રજાને એક સુંદર નજરાણું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પ્રાપ્ત થયું છે

રસીકરણ મહેસાણા મહેસાણા જિલ્લામાં બીજા દિવસે બાકીના પાંચ તાલુકામાં પાંચ બુથો પર રસીકરણ કરાયું હતું

રસી લેનારા કોઈ લાભાર્થીને આડઅસર જોવા મળી નથી

ડૉ અરૂણ રાજપૂતે જણાવ્યું કે કોરોનાની રસી અસરકારક અને સલામત છે તમામ નાગરિકોનો અપલી કુરું છું કે કોઈ પણ ડર વિના આ રસી લેવી જોઈએ અને રસી લીધા બાદ જ આપણા દેશમાં કોરોનાની મહામારીમાંથી બહાર આવી શકે તેમ છે પાણી પુરવઠા યોજનાઓ છોટાઉદેપુર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજવામાં આવી હતી

જિલ્લા કલેકટરે યોજનાઓની સમીક્ષા કરતાં વિવિધ સરકારી સંસ્થાઓ જેવી કે શાળા આંગણવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિતની અન્ય સરકારી કચેરીઓ જયાં પીવાના પાણીની વ્યવસ્થા કરવાની જરૂર જણાય ત્યાં અગ્રતાના ધોરણે પાણીની સગવડ કરવા તેમણે કહ્યું હતું વધ્માં જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં જયાં પાણીની ખરેખર જરૂરિયાત હોય તેવા વિસ્તારોની ઓળખ કરી ઝડપથી પાણી મળે એવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી બેઠક દરમિયાન નાની રાસલી અને ડેડિયા ગામે મંજુર કરવામાં આવેલી સુધારેલી પાણી પુરવઠા યોજનાઓને મંજુરી આપવામાં આવી હતી